દિલ્ફીમાં તાજેતરમાં ચોજાયેલ હુન્નર હાટનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું કે હુન્નર હાટમાં દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્ક્રતિઓ પરંપરાઓ વાનગીઓ અને લોકલાગણીઓનો પરિચય મળ્યો હતો એવી જ રીતે અહીંના કલાકસબીઓનો કલા પ્રત્યેનો પ્રેમ અને તેમનું કૌશલ્ય પણ પ્રેરણાદાયક હતું

તેમણે પોતાની રૂચિ મુજબ કોઇપણ પ્રવૃત્તિ પસંદ કરીને તેને જીવનનો ફિસ્સો બનાવવા લોકોને અપીલ કરી હતી પ્રધાનમંત્રી કહ્યું કે દેશના ભૌગોલિક સ્થળો પર્વતો રણ પ્રદેશ વન વિસ્તાર અને દરિયાથી પરિપૂર્ણ છે અને ત્યાં સાહસિક રમતો માટે ઘણા સ્થળો ઉપલબ્ધ છે

પ્રધાનમંત્રીએ ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવાતી યુવિકા કાર્યક્રમની સુવિધાનો મહત્તમ લાભ લેવા શિક્ષકો અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા ભારતની મહિલાઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નવા પડકારો ઝીલે છે જે બાબત સાચે જ ગૌરવરૂપ છે

નમસ્તે ટ્રંપ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાતે આવતીકાલે અમદાવાદ પહોંચશે શ્રી ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એરપોર્ટથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ સુધી રોડ શો યોજવાના છે ત્યારે આજે તેમના માર્ગ પર સુરક્ષા જવાનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે આવતીકાલે રોડ શોના માર્ગ પર ગુજરાતનાં વિવિધ લોક કલાકારો તેમની કલા રજૂ કરશે ગુજરાતના જાણીતા લોક સંગીત ગાયક કીર્તિદાન ગઢવી અને કચ્છનાં જાણીતા લોકગાયિકા ગીતા રબારી બંને મહાનુભાવોને ગીતો સંભળાવશે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતી ગાયકો ભારતીય સંસ્ક્રતિના ગૌરવ સમા કાઠીયાવાડી પરંપરાવાળા લોકગીતો દુહા છંદની રમઝટ બોલાવશે તો કિર્તીદાનગઢવી તેમનું જાણીતુ ગીત લાડકી પ્રસ્તુત કરશે આ કાર્યક્રમમાં એ

રહેમાન ઉપરાંત સોનુ નિગમ કૈલાસ ખેર શાન અને ગુજરાતના ગાયક પાર્થિવ ગોહિલ પણ પોતાની ગાયકી પ્રસ્તુત કરશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે મહારાષ્ટ્રથી આવેલા ચાર યુવાનો કુબેર ભંડારી દર્શન કરીને પરત ફરતા તેમને અકસ્માત નડ્યો હતો

જા મનગર સ્પર્ધા જામનગર ખાતે બાળકો અને વાલીઓ માટે સુપર જોડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

જામનગર ખાતે બ્લીસ લર્નીંગ સેન્ટર અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી બાળકોના સર્વાંગી વિકાસ માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું